આમ કરવાથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાફન મળે છે એવી જ રીતે આત્મનિર્ભર ભારત અભિથાનની સફળતા કુશળ કર્મચારી ઉપર આધારિત છે નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું શ્રી મોદીએ દેશમાં કોવિડ રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય સહ્યોગ આપવા આગળ આવવા યુવાનોને આહવાન કર્યું હતું આરતી ભટ રાષ્ટ્રપતિ રાષ્ટ્રજોગ સંબોધન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે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

જેમાં યુવા મતદારોઅને દિવ્યાંગ મતદારોને બેઝ આપી સન્માનિત કરવામાં આવ્યા તથા ચુંટણી અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું રાષ્ટ્રીય મતદાતા દિવસની મફામફિમ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં થયેલ રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિફાળવામાં આવ્યુ ફતું રાજ્યપાલશ્રી દ્વારા તમામને નિષ્પક્ષ અને લોભ લાલય વગર મતદાન અંગેનાં શપથ લેવડાવામાં આવ્યા ફતા આ અંગે વધુ વિગતો આપતા નાયબ જિલ્લાના ચૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ પ્રમાણે જણાવ્યું હતું

ભુજ કેન્દ્રના અધિકારી જયેશ રાવલ તેમજ જીતેશ દવે અને અર્ચના ચૌફાણની પસંદગી કરાતાં ખુશીની લાગણી પ્રસરી છે આ પસંદગીનો નિર્ણય દિલ્ફીથી જ કેન્દ્રીય કક્ષાએથી લેવાતો જોય છે

આ અંગે ખુશી વ્યક્ત કરતા શ્રી જીતેશ દવે અને અર્ચના ચોફાને આકાશવાણી સાથે વાત કરતા આ પ્રમાણે જણાવ્યું હતું